દરમ્યાન ગત રાત્રી થી આજ સવાર સુધી ભયાઉગાંધીધામમુન્દ્રા અને અંજાર માં છુટાછવાયા ફળવા વરસાદી છાંટા સમયાંતરે વરસતા રહ્યા ફતા

ફાલ કરછભરમાં વાદળછાયું વાતાવરણ છે ભુજ માં વાદળી અને સુરજ ની સંતાકૂકડી વચે સવાર થી ઉઘાડ નીકબ્યો છે

ન્યાયાધિશ દીપક ગુપ્તા અને સુર્યકાંતની વેકેશન બેંચે અરજીની સુનાવજી મુલત્વી રાખતાં અવલોન કર્યું હતું કે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં તબીબોએ હડતાલ પાછી ખેંચી લીધી હોવાથી આ અરજીની તાકીદે સુનાવજી હાથ ધરવાની આવશ્યકતા નથી તેમણે એમ પણ કહ્યું છે કે અદાલત કેન્દ્ર સરકારને નોટિસ પાઠવશે નહી પણ તબીબોની સલામતી ના મુદ્દે સર્વગ્રાહી અભિગમ અપનાવી વિચારણા જરૂરી છે દરમિયાન ભારતીય તબીબી સંગઠને સમગ્રદેશમાં તબીબોને સલામતી પુરી પાડવાની જરૂર હોવાથી આ મુદ્દે દરમિયાનગીરી કરવા અદાલતને વિનંતી કરતી અરજી દાખલ કરી છે

ટી

ઓટીઝમ કોઇ રોગ નહી પરંતુ સ્નાયુતંત્રનાં વિકારનાં કારણે વ્યક્તિના વ્યવહાર અને સામાજીક સંપર્કમાં અસમાનતા આવી જાય છે ઓટિઝમ થવાનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી પરંતુ આનુવંશિકતા અને પર્યાવરણીય કારણોથી થતો હોવાનું મનાય છે